બી આઈ

યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન દ્વારા છ જુલાઇના રોજ આ અંગેનો પરિપત્ર કરીને યુનિવર્સિટીઓ અને કોલેજોને કોવિડ છતાં અંતિમ વર્ષની પરીક્ષા લેવા જણાવ્યુ હતું આ નિર્ણયને પડકારતી અરજી પર અદાલતે આજે પોતાનો યુકાદો જાહેર કર્યો છે ન્યાયાધીશ અશોક ભૂષણની અધ્યક્ષતાવાળી બેંચે કહ્યું કે રાજ્યો ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અંતર્ગત અંતિમ વર્ષની પરીક્ષા મોફ્ફ કરી શકે છે પરંતુ યુજીસીની સલાહ હેઠળ નવી તારીખ નક્કી કરવાની રહેશે રાજ્યોએ યુજીસી માર્ગદર્શિકા મુજબ અંતિમ વર્ષની પરીક્ષાઓ લેવી જરૂરી છે અને કોઈપણ છૂટ માટે યુજીસીની પરવાનગી લેવીપડશે

યુજીસીએ અદાલતને કહ્યું હતું કે પરીક્ષાઓ યોજ્યા વિના રાજ્યો ડિગ્રી આપવાનો નિર્ણય લઈ શકશે નહીં

કેન્દ્ર સરકારે સ્વદેશી વિમાન સેવાઓમાં પ્રી પેક્ડ નાસ્તા ભોજન અને પીણા તથા આંતરરાષ્ટ્રીય વિમાન સેવાઓમાં ગરમ ભોજન પીરસવાની મંજૂરી આપી છે ડિરેક્ટોરેટ જનરલ ઑફ સિવિલ એવિએશને જણાવ્યા અનુસાર વિમાનમાં ફેસ માસ્ક પહેરવાનો ઇનકાર કરનાર કોઈપણ મુસાફરોને એરલાઇન દ્વારા નો ફ્લાય લિસ્ટમાં મૂકી શકાય છે ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય બંને વિમાન સેવાઓ માટે સરકારે એસ

માં સુધારો કર્યો છે તેમાં કહેવામાં આવ્યું છે કે ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સમાં ખાદ્ય પદાર્થો અથવા પીણાં પીરસતી વખતે વાપરીને ફેંકી દેવાય એવા જ વાસણો ટ્રે પ્લેટ અને કટલરીનો ઉપયોગ કરવો જોઈએ ભોજન અથવા પીણાની સેવા માટે મોજા પહેરવાની સૂચના આપવામાં આવી છે મુસાફરોને ફ્લાઇટમાં ઇન ફ્લાઇટ એન્ટરટેનમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવી છે

બી આઈ એ ફિલ્મસ્ટાર સુશાંત સિંહ રાજપૂત મૃત્યુ મામલે મુખ્ય આરોપી રિયા યક્રવર્તીની પૂછપરછ કરી છે અભિનેત્રીને આજે સવારે સી બી આઈ દ્વારા પૂછપરછ માટે મુંબઈના કાલીના ખાતે ડી

ઓ ગેસ્ટ હાઉસ બોલાવવામાં આવી હતી અભિનેતાના મૃત્યુ કેસમાં સી બી આઈ દ્વારા આ પહેલીવાર રિયા યક્રવર્તીની પૂછપરછ કરવામાં આવી છે સુશાંત મૃત્યુકેસની તપાસ માટે છેલ્લા આઠ દિવસથી શહેરમાં આવેલી સી બી આઈ ની ટીમે ગઈકાલે તેના ભાઈનું નિવેદન નોંધ્યું હતું નિવેદનનું રેકોર્ડિંગ આઠ કલાકથી વધુ ચાલ્યું હતું

બી આઈ તપાસ બાદઆ કેસમાં નશીળી દવાઓ અંગે તપાસવા માટે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારાપણ અભિનેત્રીની પૂછપરછ કરવામાં આવશે

બી આઈ એ અત્યાર સુધી સુશાંતસિંહના મિત્ર સિધ્ધાર્થ પિથાની રસોઈયા નીરજ સિંહ અને ધરેલુ સહાયક દિપેશ સાવંતની પૂછપરછ કરી છે દરમિયાન મહારાષ્ટ્ર વિધાનસભા વિરોધ પક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું છે કે સુશાંત મૃત્યુ મામલે સી બી આઈ ની તપાસ યોગ્ય દિશામાં આગળ વધીરહી છે પત્રકારો સાથે વાત કરતાં શ્રી ફડણવીસે કહ્યું કે તપાસ એજન્સી દ્વારા અનેક ખુલાસા કરવામાં આવી રહ્યા છે

બી આઈ

ટ્વિટર પર શ્રી શાહે કહ્યું કે પોલીસ સંશોધન અનેવિકાસ બ્યુરોએ ભારતની આંતરિક સુરક્ષાને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે અને દેશમાં એક મજબૂત અને આધુનિક પોલીસ પ્રણાલી માટે બી પી આર ડી ની સતત શોધ સલામને પાત્ર છે

ચર્ચામાં ભાગ લેતાં મુખ્યમંત્રી પેમા ખાંડુએ કહ્યું કે રાજ્ય સરકાર દ્વારા આ એક ઐતિહાસિક ઠરાવ કરાયો છે અને તે લાંબા સમયથી યાલતી કવાયત હોવાનું જણાવી મુખ્યમંત્રીએ દરેકને સહયોગ માટે અપીલ કરી મુખ્યમંત્રી પેમા ખાંડુએ આસામ અરુણાચલ સીમા અંગેના એક સવાલના જવાબમાં કહ્યુંકે અરુણાચલ પ્રદેશ સરકાર પાડોશી રાજ્ય સાથે સીમા વિવાદના સમાધાન માટે વાતચીત શરૂકરશે રોગયાળાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને માત્ર એક દિવસ માટે વિધાનસભા સત્ર યોજાયુંહતું

ઇઝરાઇલ એરપોર્ટ ઑથોરિટીની વેબસાઇટ પર આજે આ અંગે ફ્લાઇટને સૂચિબદ્ધ કરી છે અગાઉ યુ એસ અધિકારીઓએ જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વરિષ્ઠ સલાહકાર અને જમાઈ જેરેડ કુશનરના નેતૃત્વ હેઠળના અધિકારીઓ તેમાં સામેલ હશે અન્ય અમેરિકી અધિકારીઓમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર રોબર્ટ ઓ બ્રાયન રાજદૂત અવિ બર્કોવિટ્ઝ અને ઇરાન માટેના દૂત બ્રાયન હૂક સામેલ થશે

માધ્યમોમાં આવેલા અહેવાલો અંગે પ્રધાનમંત્રીની કચેરીએ અહેવાલની તાત્કાલિક પુષ્ટિ કરી નથી પરંતુ એવું માનવામાં આવે છે કે શ્રી આબે પક્ષના મુખ્ય મથકે ઉચ્ય અધિકારીઓ સાથે બેઠક કરી છે આ મહિને આબેની તબિયત સંબંધિત સમસ્યાઓ વિશે ચિંતા વધી હતી તેમણે અનિશ્ચિત તપાસ માટે સતત બે અઠવાડિયા ટોક્યો હોસ્પિટલની મુલાકાત લીધી હતી